દેશની ભલાઈ ભાજપના હાથે થવાનો ભરોસો જેમને છે તેમનો વિજય છે તેમણે કાર્યકરોન કહયં હત ક લોકસભામાં બે બેઠક હતી જયારે આજે ચોખ્ખી બહમતી સાથે બીજીવાર સરકાર રચવાના આશિર્વાદ જનતાએ આપ્યા છે માટે બેવડી સિધ્ધીનો અહંકાર કરશો નહિં વિવેક મયાદા અને આદર્શ કોઈને છોડવાના નથી ગુમાન કરશો નહિં કરોડો કાર્યકર્તાઓની મહેનતન લીધે મળલી સફળતા વેડફાય નહિં તેનું પણ ધ્યાન રાખવાનું છે લોકસભા ચુટણી વિશે પોતાનું આંકલન રજુ કરતાં પ્રધાનમંત્રીએ કહયું હત કે અગાઉની તમામ ચુટણી મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદદા ઉપર લડાતી આવી છે પણ આ પહેલી ચુટણી છે જેમાં પાંચ વર્ષ રાજ કરનાર સરકાર ઉપર આવા કોઈ આરોપ મૂકવાની હિંમત એકપણ વિરોધપક્ષ દાખવી શકયો નથી વર્તમાન ચુટણીએ જાતિવાદને પણ તિલાંજલી આપી હોવાન તેમણે ઉમેર્યું હત બહુમતી વડે બનેલી સરકાર સર્વસમતિ વડે બનેલી સરકાર સવ સંમતિથી ચાલે ત્યારે દેશહીત સધાતું હોવાનું કહેતા શ્રો મોદીએ ઉમેર્યું હતું કે ઘોર વિરોધીઓને પણ સાથે રાખી તેઓ વિકાસની દિશા માં આગળ વધશે

લોકસભા ચુંટણી ઓમાં જવલન્ત વિજયબાદ ભાજપાના નવ નિર્વાચિત સંસદ સભ્યો રાષ્ટ્રીય નેતત્વનો આ સંસદીય દળની બેઠક આવતીકાલે બપોરે મળવાની છે

જેના કારણે પાણીની અછતની પરિસ્થિતિ ઉભી થાય છે જેને પગલ ખેતી અને પીવાના પાણી માટે કુવાઓ તથા બોટ દવારા સિંચાઈ કરવામાં આવે છે જેથી ભુગર્ભ જળના તળ દર વષ નીચા જતા જાય છે જે ચિંતાજનક બાબત છે સિંચાઈ તેમજ પીવાના પાણીની ભવિષ્યમાં ઉભી થનારો સંભવિત અછતની પરિસ્થિતિનો સામ નો કરવા ગંભીરતાથી વિચારણા કરવા રાજય સરકાર દવારા ભગર્ભ જળના રીચાર્જ માટે તળાવો ઉંડા કરવા ખેત તલાવડીઓ બનાવવી ચેકડેમ બોરીબંધ બાંધવા જેવા પગલા લેવાય છે રાજય સરકાર દવારા હાથ ધરાયેલ જળ સંચય કામગીરી વિશે વિદ્યાર્થિઓના જાગતિ આવે ત હેતૂથી જળ સંચય વિશે સેમીનારન આયોજન કરવા રાજયના શિક્ષણ વિભાગ હસ્તક ની સવ યુનિર્વસીટીઓને સુચના આપવા માં આવી છે અને યુનિવસીટીઓને સેમોનારન આયોજન કર્યા અંગેનો વિગતો શિક્ષણ વિભાગને મોકવા જણાવાયું છે

શ્રી મોદી પધાનમંત્રી બન્યા ત્યારબાદ દેશનું સ્વમાન ગરિમા વધ્યા છે વિશ્વની મફાસત્તાઓમાં પણ ભારતની નોંધ લેવાઈ છે આ ઉપરાંત કચ્છમાં વિનોદભાઈ ચાવડાની સતત બીજી વખતની શ્ર્વલંત જીત વિશે ઉમેર્થું ફતું કે તેમણે લોકોનો ભરોસો સાકાર કર્યો છે અને તેમને સેવા કરવાની ફરી તક મળી છે

મતગણતરી સંકુલમાં કલેકટર ઓબ્જર્વર માટે ખાસ ખંડ રખાયો ફતો આ ઉપરાંત કંટ્રોલ રૂમમાં કોમ્પ્યુટર ટેકનોલોજીના નિષ્ણાત યુવક યુવતીની ટીમ દ્વારા પરિણામ ઓનલાઇન મૂકવા સાથે ગાંધીનગર અને ચૂંટણી પંચ સુધી પહોંચાડાતા હતા